આજે કેબિનેટમાં મુખ્યમંત્રી ને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં કૃષિ અંગેના નિર્ણય લેવાયા હતા

રાજ્યના પાકો ખેડૂતો જે ઉત્પન્ન કરે છે જે ટેકાના ભાવોમાં સમાયેલા છે

જે અંગે આજની બેઠકમાં ચર્ચા મુજબ આ પાકોની ખરીદી નાફેડને મદદરૂપ થશે નેહલ ઠક્કર કચ્છી ડીડીઓ કચ્છ જિલ્લા પંચાયત ખાતે ડીડીઓનો પદભાર સંભાળ્યા બાદ શ્રી ભવ્ય વર્માએ આકાશવાણી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આરોગ્ય શિક્ષણ ને બીપીએલ કાર્ડધારકો માટેની યોજનાઓને પ્રધાન્ય પાશે

જનરલ હોસ્પિટલમાં પ્રતિમાસ જરૂરીયાત મુજબની લોફીની ખપતનો જથ્થો પરિપૂર્ણ કરવા વિભિન્ન પ્રકારે બ્લડ એકત્રિત કરવામાં આવે છે

જેવો કોરોનાથી બચવા માટે જનજાગૃતિ કરી રોગ પ્રતિકારક આર્યુવેદીક ને હોમીઓપેથીક દવાઓનું વિતરણ કરી રહ્યા છે સાથે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યકિતઓનું રેપીડ એન્ટીજન ટેસ્ટ કરી દવા પાય છે તાલુકા હેલ્થ ઓફીસર દ્રારા લોકોને પોતાના વિસ્તારમાં આવતા રથને સહયોગ આપી શંકાસ્પદ લક્ષણો તાવ શરદી ઉધરસ ક્ષ્વાસ લેવામાં તકલીફ જણાય તો તાત્કાલીક ટેસ્ટ કરાવવા ડો

અંજારીયા તાલુકા હેલ્થ ઓફીસર ભયાઉ કચ્છ પીલ કરાઇ છે

હવામાન વિભાગ દ્વારા આ અંગેની વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે

ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે આ બાબતે જણાવ્યું કે ચોમાસાની વિદાય થઈ યૂકી છે પણ જે રીતે પ્રિમોન્સૂન વરસાદ પડતો હોય છે એ જ રીતે પોસ્ટ મોન્સૂનની સર તળે છૂટાછવાયા ઝાપટાં વરસી શકે છે